આજે પણ દિવસ દરમિયાન અબડાસા માંડવી અને મુન્દ્રામાં વરસાદી મહેર ચાલુ રહી હતી

મી

માંડવીમાં રૂકમાવતી નદી બે કાંઠે વહી રહી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા છે

સરકારી તંત્ર દ્વારા થઈ રહેલ કામગીરી અંગે આપત્તિ વ્યવસ્થાપન મામલતદાર શ્રી સી

પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું

આઈસીડીએસ એટલે કે સંકલીત બાળ વિકાસ કાર્યક્રમના પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ જણાવે છે કે આંગણવાડી સાથે જોડાયેલ છ વર્ષ સુધીના તમામ બાળકો સગર્ભા મહિલા ધાત્રી માતાનો આધાર નંબર આધારીત ડેટાબેસ તૈયાર થતા તેમને સેવા આપવાનું માઈક્રો પલાનીંગ થઈ શકશે અને અલગઅ લગ જરૂરીયાત ધરાવતા લાભાર્થીનો સમુહ જૂદો તારવી તેના પોષણ અને આરોગ્યને બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રીત થઈ શકશે